આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યો છે જો રકા તેમણે કોવિડના સંક્રમણને રોકવા માસ્ક પહેરવા સહિતના નિયમોનું યૂસ્ત રીતે પાલન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો દાંડીયાત્રાના આયોજન સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના આરંભનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશને આઝાદ કરાવવા હજ્જારો સ્વાતંત્ર્યવીરોએ વેઠેલી યાતના અને તેમણે આપેલું બલિદાન ભવિષ્યની પેઢીને પ્રેરણા આપતી રહેશે ખેડૂતોની આવક વધારવા તેમણે પરંપરાગત કૃષિની સાથે સાથે મધમાખી ઉછેરની પ્રવૃત્તિ જેવી નવી પ્રવૃત્તિઓ અપનાવી જોઈએ તેમ ઉલ્લેખ કર્યો પ્રધાનમંત્રીએ બંગાળ હરિયાણા તથા ગુજરાતના બનાસકાંઠાના ખેડૂતોનું ઉદાહરણ આપ્યું હતું શ્રી મોદીએ બનાસકાંઠાના ખેડૂતોએ મધમાખી ઉછેર બાબતે કરેલી કામગીરીની વિગતો આ મુજબ આપી

આવા ખાસ લાઇટહાઉસમાં મ્યુઝિયમ ચીલ્ડ્રનપાર્ક જેવી સુવિધાઓ ઊભી કરાશે તેમણે ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલા લાઇટહાઉસની વિશેષતાઓ આ મ્જબ જણાવી

સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં કોરોના ગાઈડલાઈન સાથે રંગોત્સવની ઉજવણી થઈ રહી છે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો